સંસદમાં બન્ને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કર્યું

સી સી ક્રિકેટ વિશ્વકપમાં આજે નોટીંગહામમાં ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે

આજે નવી દિલ્હીમાં સંસદ ભવનના કેન્દ્રીય સભાગૃહમાં બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધતાં શ્રી કોવિન્દે સબ કા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ સૂત્રથી પ્રોત્સાહિત થવાનો ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું કે સરકાર દ્વારા સામાન્ય માણસના જીવનમાંથી દુઃખ દૂર કરીને તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે સરકારની પ્રથમ મુદ્દતથી ઉત્સાહિત બનેલા લોકોએ વધુ મજબૂત ટેકા સાથે ફરીથી નરેન્દ્ર મોદી સરકારને ચૂંટી છે તેમણે કહ્યું કે ગૃહમાં અડધા સભ્યો પ્રથમવાર આવ્યા છે તથા અત્યાર સુધીમાં સોથી વધુ મહિલા સાંસદો ગૃહમાં છે નૂતન ભારતની સંકલ્પનાને આગળ ધપાવવામાં તેમણે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના વિચારો રજૂ કર્યા અને ભયમુક્ત માનસ સાથે આત્મ વિશ્વાસથી લોકો ગૌરવપૂર્વક આત્મ સન્માનથી જીવી શકે તેની પર ભાર મૂક્યો શ્રી કોવિન્દે કહ્યું કે નૂતન ભારતનો વિચાર શ્રી નારાયણ ગુરૂના સંદેશને પ્રતિબિબિંત કરે છે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંગે ઉલ્લેખ કરતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ દેશના તમામ ખેડૂતોને આવરી લીધા છે તેમણે નાના વેપારીઓને પેન્શન યોજના પણ મહત્વની ગણાવી તેનાથી ત્રણ કરોડ જેટલા દુકાનદારોને લાભ થશે સરકારે જળ સંરક્ષણ માટે અલગ જળશક્તિ મંત્રાલય રહ્યું છે તેનાથી જળસંરક્ષણ અને વ્યવસ્થાપન અસરકારક બનશે

મહિલા સશક્તિકરણને સરકારે અગ્રતા આપી છે અને સમાજની સહભાગીતાથી અર્થતંત્ર પ્રગતિશીલ બને તેને મહત્વનું ગણાવ્યું છે સરકાર માત્ર મહિલાઓ જ નહીં પરંતુ મહિલાઓના નેતૃત્વમાં સમગ્ર સમાજનો વિકાસ થાય તે માટે ક્રત નિશ્ચયી છે ટ્રીપલ તલાક અને નિકાહ હલાલા નાબુદ કરી મુસ્લીમ મહિલાઓને સમાન અધિકાર પૂરા પાડવા સરકાર કટિબદ્ધ છે

બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે આ અંગે પ્રધાનમંત્રી દ્વારા એક સમિતિ રચવામાં આવશે અને તેનાં વિવિધ પાસાંઓ અંગે વિચારણા કરાશે આ સમિતિ નિર્ધારીત સમયમર્યાદામાં અહેવાલ આપશે શ્રી સિંહે કહ્યું કે બેઠકમાં લગભગ તમામ પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા જોકે આ વિચારના અમલમાં માર્કસવાદી અને સામ્યવાદી પક્ષોનો અલગ અભિપ્રાય હતો પરંતુ તેમણે તેનો વિરોધ કર્યો નથી

આઈ એ ડી

સહિત ત્રણ પક્ષોએ તેમના અભિપ્રાય મોકલી આપ્યા હતા

સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે દરેક પાર્ટી સંસદના રચનાત્મક કાર્યોને વધારવા સહમત થયા છે અને બંને ગ્રહોમાં ઉભા થયેલા મૂદ્દા પર ચર્ચા અને વિચાર વિમર્શનું વાતાવરણ હોવું જોઈએ

તેમણે કહ્યું કે મહત્વકાંક્ષી જિલ્લાઓના વિકાસ અંગે તમામ પક્ષોના સકારાત્મક અભિપ્રાય હતાં

તેમણે કહ્યું કે પાણીની જાળવણી અને સંગ્રહ એક પડકાર છે

જી

ટી ના રીફંડ સમયસર આપવા ખાતરી આપી છે કેન્દ્રીય પરોક્ષ કરવેરા બોર્ડની યાદી અનુસાર આઈ

એસ ટી ના રીફંડ કમ્પ્યુટર દ્વારા નહીં પરંતુ કર્મચારી દ્વારા થતાં હોવાથી તેમાં વિલંબ ન થાય તેની તકેદારી પર ભાર મૂકાયો છે તેમાં સરકારને કરવેરાનું નુકસાન ન થાય તે મુદ્દો પણ ધ્યાનમાં લેવામાં આવે છે પરિણામે આપોઆપ પ્રક્રિયા કરી શકાતી નથી યાદીમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે હાલની પ્રક્રિયા દ્વારા ગેરકાનૂની વ્યવહારો પર નજર રાખવામાં આવે છે

ગુજરાતમાં યોગ દિવસની ઉજવણી કચ્છ જિલ્લામાં વિશિષ્ઠ રીતે કરવામાં આવશે વારસારૂપ એતિહાસિક સ્થળો પર દરિયા કાંઠે સરોવરની પાળે અને જેલોમાં પણ ઉજવણીના કાર્યક્રમો યોજાયા છે રાજ્યમાં હૃદયની કાળજી માટે યોગ એવો હેતુ પણ રાખવામાં આવ્યો છે

તમિલનાડ્ડમાં આવતીકાલે ચેન્નાઇ ખાતે ઘણા સ્થળો પર વિશેષ યોગના કાર્યક્રમો યોજાશે જાહેર ક્ષેત્રના એકમોને યોગના કાર્યક્રમોના પ્રયત્નોમાં ખાનગી કંપનીઓ સહકાર આપશે

સી સી ક્રિકેટ વિશ્વકપમાં આજે બ્રિટનના નોટીંગહામમાં ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે આ સાથે ન્યૂઝીલેન્ડને પાંચ મેચમાં નવ પોઈન્ટ મળ્યા છે અને પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહ્યું છે ભારતીય ટીમ શનિવારે સધમ્પ્ટનમાં અફઘાનિસ્તાન સામે રમશે

આકાશવાણી દ્વારા બપોરે અઢી વાગ્યા બાદ તેનો આંખે દેખ્યો અહેવાલ અપાશે જે ડી

પર હિન્દીમાં સાંભળી શકાશે ઓસ્ટ્રેલિયામાં આઠ પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે અને બાંગ્લાદેશ પાંચ પોઈન્સ સાથે પાંચમા ક્રમે છે

ઈંગ્લેન્ડને આઠ પોઈન્ટ મળતાં રનરેટના આધારે બીજો ક્રમ છે

ભારતે ચાર પૈકી ત્રણ મેચ જીતી છે અને એક વરસાદના કારણે મોકૂફ રહી હતી

એન

સંરક્ષણ સુત્રોએ આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગરૂડ કમાન્ડો તથા સેનાના જવાનોની ટુકડીએ અકસ્માતના સ્થળેથી શહિદ થયેલા જવાનોના પાર્થીવ અવશેષો શોધી કાઢ્યા હતા